પ્રથમ ચરણની ચુંટણી માટે મંગળવારે પ્રચાર પ્રસાર બંધ થઇ જશે

પ્રધાનમંત્રી આજે ફરીવાર પૂર્વોતર રાજ્યોનો પ્રવાસ કરશે શ્રી મોદી પશ્ચિમ બંગાળના કુચબિહારમાં પણ એક રેલીને સંબોધશે

છત્તીસગઢમાં બાલોદ જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં સંબોધતા પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સામે કેન્દ્રમાં નબળી સરકાર રચવા માટે ચૂંટણી લડવાનો આક્ષેપ કર્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપ મજબૂત સરકારની રચના માટે પ્રયાસકરી રહ્યો છેઅને સરકાર મજબૂત હોય ત્યારે આતંકવાદીઓ દ્વારા કરાતા હુમલા વખતે તે શાંત રહી શકતી નથી

ઉત્તરાખંડમાં કોંગ્રેસના ઉમેદવાર મનીષ ખંડુરીના સમર્થનમાં યોજાયેલી રેલીમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા શ્રી ગાંધીએ ઉત્તરાખંડના અલમોડા અને હરિદ્વારમાં યોજાએલી રેલીઓમાં સંબોધન કર્યું હતું

ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન કેટલાંક ઉમેદવારીપત્રો રદ થયા છે

જેના કચ્છ જીલ્લાના ચુંટણી તંત્રે પણ સમર્થન આપ્યું છે